પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે

કરેલા ઉમેદવાર આત્મારામ પરમારે આજે વિધિવત ફોર્મ ભર્યું લીંબડી બેઠક માટે કિરીટસિંહ રાણાએ પ્રચાર શરૂ કર્યો પણ ભાજપ મધ્યસ્થ ચૂંટણી સમિતિ દ્વારા તેમને ટિકિટનું એલાન થવું હજુ બાકી એશિયાના સૌથી મોટા એવા ગિરનાર પર્વત રોપ વેનું સલામતી પરિક્ષણ સફળ રહેતા

મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ

દાસ તથા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સી

ઓ અરૂણ મિશ્રાએ સમજૂતી કરાર ઉપર ગાંધીનગર માં હસ્તાક્ષર કર્યા હતા

હિન્દુસ્તાન ઝિંક ભારતની સૌથી મોટી અને વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઝિંક લીડ માઇનર કંપની છે

કંપની દ્વારા આ અંગે ગુજરાત ઉર્જા વિકાસ નિગમની મજૂરી મળી ગઈ હોવાની જાહેરાત કરાઇ છે

શ્રધ્ધાળુઓને પ્રસાદ નું વિતરણ બંધ પેકેટ માં કરવાનું પણ મંદિર સંચાલકો ને સરકારે જણાવ્યુ હોવાનું શ્રી જાડેજા એ ઉમેર્યું હતું પેટા ચૂંટણી ઉમેદવારી અને પ્રચાર ધારાસભાની અનુસુચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે ભાજપે પસંદ કરેલા ઉમેદવાર આત્મારામ પરમારે આજે વિધિવત ફોર્મ ભર્યું છે મામલતદાર કચેરી ખાતે શ્રી પરમારે ઉમેદવારી નોંધાવવા ગયા ત્યારે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને ભાજપ પ્રદેશ ઊપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા હાજર રહ્યા હતા મોરબી માળીયા ધારાસભા બેઠક ની પેટા ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર બ્રિજેશ મેરજા એ કોલ સેંટર ખોલી ને મતદાર સંપર્ક શરૂ કરી દીધો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને વેપાર ઉદ્યોગ એસોસીએશન ના હોદ્દેદારો ને ખુદ શ્રી મેરજા ફોન કરી રહ્યા છે

લીંબડી બેઠક માટે કિરીટસિંહ રાણા એ પોતાને ટિકિટ મળવાના વિશ્વાસ સાથે પ્રચાર નું માળખું ગોઠવવા નુ શરૂ કરી દીધું છે

લીંબડી બેઠક માટે કોંગ્રેસ તરફ થી ઉમેદવાર ની ધોષણા હજુ બાકી છે ડાંગમાં આહવા ખાતે યૂંટણી ખર્ચ ના નોડલ ઓફિસર એચ

વઢવાણિયાએ જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લઈ મીડિયા સેન્ટરની કામગીરી થી વાકેફ થયા હતા અને ડાંગ જિલ્લામા પ્રસારિત થતી સેટેલાઈટ ચેનલોના ન્યુઝ મોનીટરીંગની વ્યવસ્થા અંગે સૂચનો કર્યા હતા

અમારા પ્રતિભિધિ જિલ્લા કલેક્ટર સૌરભ પાર્ઘીને ટાંકી જણાવે છે કે ઉડાન ખટોલા જેવુ નામ પામેલા રોપ વેના લોકાર્પણની વિગતોની ચર્ચા અને આયોજન માટે કાલે બેઠક જુનાગઢ માં યોજાશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે રોપ વેનું લોકાર્પણ સંપન્ન થાય તેવી તજવીજ ચાલી રહી છે

પોતાના સરકારી કામકાજ માથી સમય ફાલવી ને તેઓ રોજગાર કચેરી આયોજિત વેબીનાર માં જોડાયા હતા અને રોજગાર વાંચ્છુઓ નું માર્ગદર્શન કર્યું હતું

અને તે માટેનો માસ્ટર પ્લાનના અમલ ની તૈયારીઓ પણ શરૂ થઈ યૂકી છે પાલિકાના ઝીરો ડમ્પિંગ વેસ્ટ ના કારણે પાલિકા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાંથી મુક્તિ મળશે અને આ કયરાને ઉપયોગી પણ બનાવવામાં આવશે

પરંતુ તાજેતરમાં મોટાભાગના પાર્ક ખોલવા અંગે માર્ગદર્શિકા જાહેર થયેલ છે